શનિવારથી શરૂ થઇ રહેલા અભિથાન અંગે ટ્વીટ અને વીડિથો સંદેશામાં શ્રી મોદીએ કહ્યું કે આ અભિયાન રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્વાંજલી આપવા માટેની ઉત્તમ રીત છે

શ્રી મોદીએ જણાવ્યું કે બાપુના સ્વચ્છતાના સ્વપ્નને સાકાર કરવા આ એક ઐતિહાસિક જન આંદોલન છે પ્રધાનમંત્રીએ સ્વચ્છ ભારત અભિયાનમાં જોડાતા સર્વે લોકોનું અભિવાદન કરતાં જણાવ્યું કે શનિવારે બધા દેશવાસીઓ ભેગા મળીને સ્વચ્છતા હી સેવા અભિયાન શરૂ કરશે તેમણે કહ્યું કે આ પ્રસંગે સ્વચ્છ ભારત અભિયાને સફળ બનાવવા માટે મહેનત કરનારા લોકોને મળવા તેઓ ખુ બ ઉત્સાહીથી રાહ જોઇ રહ્યા છે

જી કોશિયા દ્વારા જજ્ઞાવાયું છે જે હેઠળ કોઇપજ્ઞ ખાઘચીજમાં તમાકુ કે નીકોટીન ઉમેરવું એ પ્રતિબંધ છે ગુટકામાં તમાકું કે નીકોટીનની હાજરી હોવાથી માનવ આરોગ્યને ખૂબ જ નુકશાન થતું હોય છે જેથી નાગરિકો તથા ભાવિ પેઢીના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે ગુટકા પર પ્રતિબંધ મૂકવો જરૂરી હોઇ આ નિર્ણય કરાયો છે

કૃષિ નિકાસ વધે તેના માટે રાજ્યના તમામ બંદરો પર જેટી બનાવવામાં આવશે તેવી જાહેરાત કેન્દ્રીય મંત્રી મનસુ ખભાઇ માંડવિયાએ કરી હતી

તેમણે વધુ માં જણાવ્યું કે અત્યાર સુ ધી કોઇપણ ફળોની નિકાસ કરવા માટે ઇરેડિચેશન પ્રક્રિયા માટે પુણે જવું પડતું હતુ પણ હવે ગુજરાતના ખેડુતોના ડેરી સહિતના કોઇપણ ફળોની ઇરેડિયેશન પ્રક્રિયા માટે બાવળામાં ઇરેડિયેશન પ્લાન્ટની વ્યવસ્થા કેન્દ્ર સરકાર દ્વારા કરાઇ છે જેથી તેનો વધુ માં વધુ લાભ લેવા તેમણે ખેડુતોને અનુરોધ કર્યો હતો

તેમના સ્વાનુ ભવોના ભાથામાથી વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળી રહે તે આશય સાથે નિરાશાની ગર્તામાં એક સોનેરી કિરણ વિષય સાથે સેમિનારાનું આયોજન કરાયું છે જેમાં બે હજાર જેટલા વિદ્યાર્થીઓ અને યુ વાનો ઉપસ્થિત રહેવાની સંભાવના છે ક્લબના પૂ ર્વ પ્રમુ ખ મોહનભાઇ શાહે યુ વાનો માટે કારકિર્દી ઘડતરના પ્રેરણાસ્રોત બની રહેલા આ ઉદ્યોગપતિએ ગુજરાતના અનેક ગામો દત્તક લીધાં છે

હવે શેરી ફળીયા તેમજ વ્યક્તિગત રીતે ગણેશોત્સવની ઉજવણી બહોળી સંખ્યામાં કરાઇ રહી છે ત્યારે જીલ્લામથક ભુજ ગાંધીધામ અંજાર માંડવી સહિતના શહેરોમાં વિઘ્નફર્તાની મૂ ર્તિઓની હંગામી બજારોમાંથી ગણેશજીની મૂ ર્તિઓની પસંદગી અને સારા ચોઘડિયે વાજતે ગાજતે તેમને પંડાલોમાં લઇ જતા ભાવિક વૃંદો થી શહેરના રસ્તાઓમાં ઉત્સાહ્સભર માહોલ સર્જાયો છે તો બીજી બાજુ જૈન સમુ દાય દ્વારા હાલમાં કરાઇ રહેલી પર્યુષણપર્વની આરાધનાના અંતિમ તબક્કામાં આવતીકાલે ક્ષમાપનાના પર્વ સંવત્સરીની ધર્મમય આરાધના કરાશે કાલે જૈનો મોટી સંખ્યામાં સ્થાનક તેમજ ઉપાશ્રયોમાં ગુરૂભગવંતોની નિશ્રામાં ધર્મમય આરાધના કરશે અને ક્ષમાના સંદેશને વહેતો કરશે